સતાવાર સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલીસ વડાઓની આ બેઠકમાં તેમની સાથે આંતકવાદ દેશની સલામતીને લગતા વિવિધ મુદાઓ અંગે ચર્ચા કરી હતી

ગાંધીનગર પાસેના અડાલજના ત્રિમંદીર ખાતે ગઈકાલથી શરૂ થયેલા ભાજપની મહિલા કાર્યકરોના બે દિવસીય રાષદ્રીય અધિવેશનનો આરંભ કરાવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા સુશ્રી સીતારામને વધુમાં જણાવ્યુ હતું કે ભાજપે હંમેશા મહિલાઓનું સન્માન કર્યુ છે અને મહિલાઓના સશક્તિકરણ માટેના તમામ પ્રયાસો કર્યા છે આ પ્રસંગે રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી સરોજ પાંડે ભાજપ મહિલા મોરચાની રાષટ્રીય અધ્યક્ષા શ્રીમતી વિજયા શટકર મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત ભાજપના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે કેન્દ્રીયમંત્રી સુશ્રી સ્મૃતિ ઈરાની ભાજપ રાષ્ટ્રીય મહિલા અધિવેશનને સંબોધિ કરશે ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અધિવેશનનું સમાપન સંબોધન કરશે આશુતોષ અંતાણી ભુજ ધર્મસભા ગઈ કાલે જિલ્લા મથક ભુજની મુલાકાતે આવેલા અખિલ રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ ખેડુતોને દેવામુક્તિ યુવાનોને રોજગારી તથા કચ્છ જિલ્લામાં નર્મદા કેનાલ સહિતની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ રજુ કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો ભુજમાં આયોજિત વિરાટ ધર્મસભા અગાઉ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું

ભુજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં પણ આ અંગેનો પરિપત્ર પાઠવવામાં આવ્યો છે આ અં સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી થતા તમામ દસ્તાવેજો ટીફ ફોર્મેટમાં સ્કેન કરી પ્રતિદીન સેન્ટ્રલ સર્વરમાં અપલોડ કરવામાં આવે છે હવેથી આ દસ્તાવેજોની સ્કેન કોપી જાહેર જનતાને ઓનલાઈન અપલબ્ધ કરાવવા અંગેનું સરકારનું આયોજન છે

સમગ્ર દેશ સહિત કચ્છ જિલ્લામાં પણ દન્ત જયંતીની ધાર્મિક શ્રધ્ધા અને ફર્ષોલ્લાસ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સરહદના સંત્રી સમાન કાળાડુંગર ખાતેના પ્રસિધ્ધ દત્તમંદિરે આ નિમેતે વિવિધ ધાર્મિક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે

ખાસ કરીને જિલ્લાના સરહદી અને દુર્ગમ વિસ્તારનું જનજીવન ઠંડીના કારણે પ્રભાવિત થયું છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં ફજુ આગામી બે દિવસ સુધી વાતાવરણ ખાસ કોઈ મોટો ફેરફાર નહી થાય અને ઠંડીનું જોર યથાવત રહેશે આશુતોષ અંતાણી